અગાઉ લોકસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી અને આજે રાજ્યસભાએ પણ તેને મંજૂર કર્યું છે વિઘેચકમાં જામનગર ગુજરાત ખાતે આવેલી ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક જ સંસ્થામાં વિલિન કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે આ સંસ્થાઓમાં આયુર્વેદ અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન સંસ્થાન શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ભારતીય આયુર્વેદિક ઔષધ વિજ્ઞાન સંસ્થાનો સમાવેશ થાય છે

જે અંતર્ગત જી

જેમને પોલિયોના ડોઝ પીવડાવવામાં આવશે આ ઝ઼ંબેશમાં આરોગ્ય કર્મીઓ આંગણવાડી વર્કરો તેમજ ડોકટરો પણ જોડાશે હાલે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પોલીયો ઝુંબેશ પણ સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે

આ કામગીરીનું આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના મામલતદાર સી આર પ્રજાપતિ તથા નાયબ મામલતદાર રમેશ ઠક્કર તરફથી કરવામાં આવ્યું હતું

અરબી સમુદ્રમાં સર્કયુલેશન સક્રિય હોવાના લીધે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે નખત્રાણામાં ધોધમાર વરસાદ બાદ શહેરમાં પાણી વહી નીકળ્યા હતા તો પશ્ચિમ કચ્છના વર્માનગર દયાપર મંગવાણા નેત્રા આસપાસ વિસ્તારમાં પણ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજે બપોર બાદ જિલ્લા મથક ભુજ ખાતે પણ જોરદાર ઝાપટું વરસ્યું હતું તો પૂર્વ કચ્છમાં કકરવા ચોબારી પંથકમાં હળવો વરસાદ થયો હતો